પ્રાદેશિક સમાયાર નિશા શ્રીમાળી વાંચ છે

ૈ આગામી ફેબુઆરી માર્ચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બે ટેસ્ટ અને પાંચ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચો અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે વિશ્વના સૌથી વિશાળ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ડે નાઇટ મેચથી થશે

જુદા જુદા ધર્મગુરૂઓએ સર્વધર્મ પ્રાર્થના કરી

તે આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે પ્રધાનમંત્રીએ આધારશીલા મુકવાના પ્રસંગને ભારતના લોકતાંત્રિક ઇતિહાસમાં પાયાનો પથ્થર ગણાવ્યો છે

શ્રી મોદીએ વધુમાં કહ્યું કે ભારતનું લોકતંત્ર શતાબ્દીઓના અનુભવથી વિકસિત થયું છે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સમારોહને સંબોધન કરતાં કહ્યું કે હાલના સંસદ ભવનમાં માળખાગત વિસ્તારની શક્યતા નહોતી તેથી નવા સંસદ ભવનનું નિર્માણ કરવું જરૂરી બની ગયું હતું

નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાનો ભાગ છે સ્વતંત્રતા પછી સંસદભવનનું નિર્માણ એક ઐતિહાસિક પ્રસંગ છે

જેમાં જૂના સંસદ ભવન કરતાં વધારે સમિતિ રૂમો અને રાજકીય પક્ષોની ઓફિસો હશે નવું સંસદ ભવનનું પરિસર હાલના સંસદ ભવન કરતાં ત્રણ ગણું મોટું હશે રાજ્યસભા માટે પણ પહેલા કરતાં વધુ જગ્યા મળશે નવા ભવનની સજાવટ ભારતીય સંસ્કૃતિ અને પ્રાદેશિક કલા શિલ્પ તથા વાસ્તુકલાને અનુરૂપ હશે રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવી દિલ્ફી ખાતે નિર્માણ પામી રહેલા નવા સંસદ ભવનના શિલાન્યાસ સમારોહમાં ડીજીટલ માધ્યમથી સહભાગી થયા હતા લોકતાંત્રિક મૂલ્યોના સંવર્ધનનો સતત સંદેશ આપતાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે નવી દિલ્હી ખાતે યોજાયો હતો નવું સંસદ ભવન સમગ્ર રાષ્ટ્ર માટે લોકાશાહી મૂલ્યોના જતન સંવર્ધનનો પ્રેરણાસ્ત્રોત બની રહે તેવી ભાવના પણ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી

અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીઓ આવી રોજિંદી કામગીરી સંભાળશે આ સમય દરમ્યાન તેઓ કોઇ નીતિવિષયક નિર્ણયો લઇ શકશે નહી

મહાનગરોમાં રોજબરોજના નાગરિક સુખાકારી કામો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ નાગરિકોને દુવિધા ન પડે તેવા હેતુસર મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે કમોસમી વરસાદ અમરેલી શહેર અને આસપાસનાં ગ્રામ્ય પંથકમાં આજે કમોસમી વરસાદ વરસતાં ખેડ્રતો ચિંતામાં મૂકાયા છે રાજુલા શહેરમાં વરસાદથી રોડ પર પાણી ફરી વળ્યા હતા તો જાફરાબાદનાં ગ્રામ્ય વિસ્તારો ખાભાંનાં ડેડાણ ખડાધાર બોરાળા અને ચકવા સહિતનાં પંથકમાં વરસાદ વરસતાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે તો કપાસનાં પાકને પણ નુકસાન થવાની શક્યતા છે છોટા ઉદેપુર જિલ્લામાં પણ માવઠું થવાની શક્યતાને પગલે શાકભાજી ઉગાડનારા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે

આ સાથે ઈંટોના વેપારીઓ ભઠ્ઠામાં પાણી પડવાની શક્યતાને પગલે મુંઝવણમાં મૂકાયા છે દિવ જિલ્લામાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસતાં બદલાયેલા વાતાવરણને લીધે વાહન ચાલકોને લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી તો કમોસમી વરસાદથી ઠંડીમાં પણ વધારો થયો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પાસેના વિતારોમાં આજે અને આવતીકાલે માવઠું થવાની આગાહીના પગે ખેડૂતોએ પોતાનો તૈયાર અનાજ ખુલ્લામાં ન રાખતાં રક્ષિત ગોડાઉનમાં રાખવાની સૂચના જીલ્લા ખેતીવાડી અધિકારીએ આપી છે નવસારી જીલ્લામાં પણ આજે વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસતાં શાકભાજીમાં ઇયળ પડવાની સંભાવનાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે

ત્યાર બાદ ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે સળંગ પાંચ ટવેન્ટી ટવેન્ટી મેચો પણ મોટેરા સ્ટેડિયમ ખાતે રમશે

જ્યારે પ્રવાસના અંતે એક દિવસની ત્રણ આંતરરાષ્ટ્રીય વનડે મેચો પૂણે ખાતે રમાશે

ના સેક્રેટરી જય શાહ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી છે ખુબજ આધુનિક એવી આ ક્રિકેટ અકેડેમીનું ઉદઘાટન કરતાં શ્રી જય શાહે જણાવ્યું હતું કે ઊભરતા યુવા ખેલાડીઓ હવે વરસાદના દિવસોમાં પણ પોતાની પ્રેક્ટિસ કરી શકશે

ઈ ડી લાઇટ્સ અને કોચની પણ સુવિધા આ ક્રિકેટ એકેડેમી ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે આ પ્રસંગે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના ઉપપ્રમૂખ શ્રી ધનરાજ નથવાણી મંત્રી શ્રી અશોક બ્રહ્મભદ જોઇન્ટ સેક્રેટરી શ્રી અનિલ પટેલ અને ખજાનચી ભારત ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા

કરાર કચ્છ કચ્છના વેપાર અને રોકાણને પ્રોત્સાહન મળે તે માટે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ફોકીયા અને અમેરિકાની પેન્સિલ્વેનિયા ચેમ્બર ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે કરાર થયા છે આ અંગે વધુ માહિતી આપે છે ફોકિયાના એમ ડી

જેના આધારે આગામી સમયમાં કોરોનાની રસી આપી શકાય સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આપી જ રીતે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યું છે

વડોદરા મહાનગર પાલીકા દ્રારા સમગ્ર જિલ્લામાં કોરોના વેક્સિન માટે આજથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો છે

ગાંધીનગર જિલ્લામાં આજે મતદાર યાદીનાં આધારે કોરોના વેક્સિન માટે સર્વેની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે

કુલપતિશ્રી નીતિનભાઈ પેથાણી કોરોના સંદર્ભે માર્ગદર્શિકાનો પાલન થાય તે અંગે સ્વયં નિરીક્ષણ કરી રહ્યા છે કુલપતિશ્રી પેથાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલઝ્ન દરેક કોલેજોમાં ચાલતી પરીક્ષાનું નિરીક્ષણ આ કંટ્રોલ રૂમમાંથી થઈ રહ્યું છે પરીક્ષાના ઈન્સ્પેક્શન માટે નિમવામાં આવેલા સર્વર સાથે કંટ્રોલ રૂમમાંથી સીધી વાતયીત થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવાઈ છે